પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે ઃ રાજ્ય વિધાનસભામાં આજે ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક યર્યાને અંતે પસાર કરાયું

ત્યાર બાદ આજે શિક્ષણ વિભાગ આદિજાતિ વિકાસ વેન મહિલા અને બાળ કલ્યાણ પંચાયત પર્યાવરણ વિભાગના તારાંકિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી આજના દિવસે ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક ચર્ચા અંતે પસાર કરવામાં આવ્યું હતું રાજ્યના પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે જૂથ યોજના આધારિત પાણી મેળવતા ગામોને નિયમિત પાણી મળી રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાયા છે

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આજે વિધાનસભામાં પૂરક વિધેયક રજ્ઞ કર્યું હતું શ્રી પટેલે કહ્યું હતું કે ગ્રાન્ટ પ્રી પાડવા માટે તેમજ આકસ્મિક ખર્ચને મંજુરી માટે આ વિઘેયક પસાર થવું જરૂરી છે ત્યાર બાદ ચર્યા અંતે સર્વસંમતીથી આ વિધેયક પસાર કરાયું હતું આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સંકલિત ડેરી વિકાસ યોજના મહત્વપૂર્ણ છે

આંગણવાડીઓના મકાન સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સર્વશ્રેષ્ઠ સુવિધાયુક્ત આંગણવાડીઓ તૈયાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે

આંગણવાડી માટે મકાનના બાંધકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રી દવેએ વધુમાં જણાવ્યું હતું

વિધાનસભા ગૃહમાં પ્રશ્નની ચર્ચામાં સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ કાયદાના ઝડપી અમલ માટે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે

આ અંગે વધુ માહિતી આપતા કાયદા મંત્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આ કાયદાને લગતા કેસો ચલાવવા માટે સ્પેશીયલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે

અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ખંભાળીયાનગર પાલિકામાં ભાજપના ભાવનાબેન પરમારની પ્રમુખ તરીકે વરણી થઈ છે જ્યારે રાવલ નગરપાલિકામાં આજે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સતા સંભાળી છે

અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તેમજ ઉના નગરપાલિકામાં ભાજપે સત્તા સંભાળી છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા માં પ્રમુખ તરીકે પીયુષ ભાઈ ફોફંડી ઉપપ્રમુખ તરીકે કપીલભાઈ મહેતા તેમજ કારોબારી સમિતીના ચેરમેન તરીકે નિલેશભાઈ વિઠલાણીની નિમણુંક કરવામાં આવી હતી

નગરપાલિકામાં સ્પષ્ટ બહ્મત હોવાથી ભાજપાના પ્રમુખ ઉપપ્રમુખ બનશે

એમ

ના ફાળે ગઈ છે જેના કારણે પ્રમુખ પદ માટે ભારે કશ્મકશ ચાલી રહી છે

રાત્રે નવ કલાકે પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે કવિ કાગબાપુ એવોર્ડની અર્પણ વિધિ કરવામાં આવશે કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વારા સહુ ભાવિક ભક્તોને કોરોનાની ગાઇલડાઇનનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે

વિદ્યાર્થિનીઓને પ્રારંભિક તબક્કે આગામી શૈક્ષણિક સત્રમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓની પ્રથમ બેચને આવકારવા માટે શાળા દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ખાસ વિદ્યાર્થિનીઓ માટે શાળામાં એક અલગ છાત્રાલય રાખવામાં આવી છે અને તેમના માટે અન્ય જરૂરી સવગડો પણ ઉભી કરવામાં આવી રહી છે વિદ્યાર્થિનીઓને અહીંયા શિક્ષણની સાથે સાથે છોકરાઓની જેમ તાલીમ પણ આપવામાં આવશે અને તેમને સશસ્ત્ર દળોમાં સંરક્ષણ અધિકારી તરીકે જોડાવા માટે તૈયાર કરવામાં આવશે